તેમણે જજ્ઞાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર હવે અનિશ્ચિતતાઓનો સામનો કરી શકવા સક્ષમ છે ભારતીય વેપાર ઉઘોગ મહાસંઘ ફિક્કીની નવી દિલ્હીમાં મળેલી વાર્ષિક સામાન્ય સભાનું ઉદઘાટન કરતાં શ્રી જેટલીએ આવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

નાજ્ઞામંત્રીએ ઉમેર્યું હતું કે અર્થતંત્રમાં અનેક લેત્રો ઉપર ધ્યાન આપવાની જરૂર છે તેમજ્ઞે શાખ પ્રવાહ અને નાજ્ઞાંની પ્રવાહીતા સુધારાની જરૂર જજ્જાવી હતી તેમજ્ઞે કહ્યું હતું કે સરકાર આગામી કેટલાંક વર્ષોમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની દષ્ટિએ બ્રિટનથી આગળ નીકળી જશે અને માથાદીઠ આવકની દષ્ટિએ નહીં પરંતુ કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની દષ્ટિએ જાપાનની નજીક પહોંચી જશે ભારતીય રીઝર્વ બેન્ક અંગે બોલતાં શ્રી જેટલીએ કલું હતું કે સરકાર બેન્કની સ્વાયત્તા અને સ્વતંત્રતાને માન આપે છે

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાક્ષીએ ટૂંજ્ઞા કંડલા બંદરેથી જીવિત પશુઓની નિકાસ તાત્કાલિક અસરથી સ્થાગીત કરવાનો નિર્જાય કર્યો છે તાજેતરમાં જીવતા પશુઓની નિકાસ સંદર્ભે ભારત સરકાર અને એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડીયાએ પ્રસિધ્ધ કરેલી સૂચનાઓને અનુલક્ષીને જ્યાં સુધી ગુજરાતમાં આ માર્ગદર્શીકા પ્રમાજ્ઞેના ધારા ધોરજ્ઞો ન સંતોષાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી જીવીત પશુઓની નિકાસ થઈ શકશે નહી તેવું તેમજ્ઞે જજ્જાવ્યું હતું મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય વાજ્ઞિજય મંત્રીશ્રી સુરેશ પ્રભુને આ અંગે પત્ર પાઠવીને જજ્ઞાવ્યું છે કે આ માર્ગદર્શીકાને અનુલક્ષીને રાજય સરકાર દ્વારા અત્યારસુધી આપવામાં આવતી લોકલ સર્ટીફીકેશનની મંજુરી નવા નિયમોને કારફો અર્થહિન બની ગઈ છે જયાં સુધી ક્વોરેન્ટાઇન સ્ટેશન અને સર્ટીફીકેશનની સુવિધાઓ ઉપલબ્ધ ન થાય તે દરમ્યાનમાં પશુઓની કંડલા બંદરેથી નિકાસની પરમીટ બંધ કરવામાં આવે તેવી વિનંતી મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય મંત્રીને કરી છે તે દરમ્યાન આ કાયદાઓનો ચુસ્તપશ્ને અમલ કરવા પોલીસ તંત્રને પજ્ઞ સૂચનાઓ આપવામાં આવી છે તદઉપરાંત તૂજ્ઞા પોર્ટ પરથી ગેરકાયદેસર રીતે પશુઓની નિકાસ ન થઈ શકે તે હેતુથી ગૂહ વિભાગ દ્વારા તાકીદના ધોરજ્ઞે એક ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી રહી છે

શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ મૂલ્યાંકન માટે તૈયાર કરવામાં આવેલ એકમ કસોટી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું

આ બેઠકમાં અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્ધુમનસિંહ જાડેજાએ એસ ટી દ્વારા વિદ્યાર્થીઓ માટે નિયત રૂટોની બસ સુવિધા ઉપલબ્ધ કરાવવા બંધારાના કામો અલગ અલગ ગામોમાં ફાથ ધરવા બોર કુવાની સફાઇ કરવી તેમજ ઊંડા ઉતારવા વીજબીલના ભરણાની સુવિધા વધારવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા જયારે જિલ્લા કલેકટર શ્રીએ સ્થાનિક રોજગારી સંદર્ભે એપ્રેન્ટીસ સ્કીમ અંતર્ગત તેમજ જોબફેર યોજીને જિલ્લા રોજગાર કચેરી દ્વારા કાર્યવાહી કરાતી હોવાનું જણાવ્યું હતું વિભાગો વચ્ચેના સમન્વય સંદર્ભે કલેકટર શ્રીએ વિવિધ કચેરીઓના જમીન સંબંધિત પ્રશ્નો સહિત આંગણવાડીને પાણી વીજ કનેકશન ગરીબ કલ્યાણ મેળાની એન્દ્રી તેમજ સરકારી કયેરીની જમીનની ડેટાએન્દ્રી તાકીદે કરીને તેના પ્રમાણપત્ર રજૂ કરવાના પ્રશ્ને વિભાગોના વડાઓને તાકીદ કરી હતી બેઠકમાં જુદાં જુદાં વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

દિવસ દરમ્યાન પવન ચાલુ હોતાં નલિયા સહિત કચ્છભરમાં ઠાર યાલુ રહ્યો છે આ ડંખીલા પવનો અને ઠારના લીધે ખાસ કરીને કાયા ભૂંગા જેવા મકાન કે પતરા જેવા મકાનમાં રહેતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે પશ્ચિમી છેવાડાના મત્સ્ય બંદર જખૌ ખાતે ઠંડીએ લપેટમાં લેતાં માછીમારી પ્રવૃત્તિ મોડેથી શરૂ થઇ હતી ઔદ્યોગિક એકમોમાંથી માલનું પરિવહન મોડેથી શરૂ થયું હતું યાલુ ઠંડીની સિઝનમાં સૌપ્રથમ વખત તાપણા જોવા મળ્યા હતા